સુક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગરાજયમંત્રી ગીરીરાજ સિંહે રાજયસભામાં આ જાણકારી આપી હતી

વિજળીથી ચાલતા એકમોનું ગ્રામીજ્ઞ ઉદ્યોગોના રૂપમાં વર્ગીકરશ્ન કરવામાં આવ્યું છે

જિલ્લા પ્રભારી મંત્રી દિલીપભાઈ ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે પર્વની સર્વોત્તમ ઉજવજી થાય તે માટે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓની એક સમિક્ષા બેઠક યોજવામાં આવી છે ગત વર્ષે ઐતિહાસિક શહેર અંજાર મધ્યે સંસદીય સચિવ પૂનમભાઈ મકવાજ્ઞાની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી પૂર્વ કચ્છના ભચાઉ મધ્યે થનાર ઉજવણી માટે ખાસ કરીને કચ્છ વાગડની લોકકલા અને સંસ્ક્રતિની ઝાંખી કરાવવામાં આવશે

આ નાગે ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લઈમીતેદના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી આર

સોઢીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમુલ દ્વારા કચ્છની ઊંટડીના દુધના ઉત્પાદનોનો પ્રયોગ સફળ થયો છે

અને દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી

તેથી આ ફાયરીંગ રેન્જમાં કોઈ પણ વ્યક્તિએ પ્રવેશવું નહિ અથવા ઢોરને પ્રવેશવા દેવા નહિ કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે વ્યક્તિ કે ઢોરોને કોઈ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે એ વ્યક્તિની રહેશે તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભુજની એક થાદીમાં જણાવાયું છે